પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનનો આરંભ કરાવતા બધા જ લોકોનેયાર સિદ્ધાંતોનું પાલન કરવા અપીલ કરી છે

જેઓની પાસે જાણકારીનો અભાવ છે તેઓની કોરોના સારવારમાં યોગ્ય સહાયરૂપ બને ત્રીજો સિદ્ધાંત છે પોતે માસ્ક પહેરે અને બીજાને પણ કોરોના સંક્રમણના ચેપથી બયાવે ચોથો મહત્વનો સિદ્વાંત છે કોઇપણ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન બનાવવાની જવાબદારી પરિવાર કે સમાજના લોકો કરે આ ઝુંબેશમાં વ્યક્તિગત સામજીક અને વફીવટીતંત્ર અને રાષ્ટ્રીયસ્તર પર જનભાગીદારીથી કોરોના સામેની લડાઈમાં સફળતા મળશે

દરેક સેમિસ્ટર માટે કોલેજો ઓનલાઈન શિક્ષણ પોતાની આવશ્યકાતા પ્રમાણે યથાવત રાખી શકશે આરતી ભદ્દ મુ ન્દ્રા સ્વયંભુ બંધ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં કોરોના સંક્રમણના વધતા વ્યાપને અનુ લક્ષીને પ્રસાસન સાથે સ્થાનિક વેપારીઓ પણ સહયોગમાં જોડાયા છે આજથી મુન્દ્રા વેપારી એસોસીએશન દ્રારા સાંજે સાડા સાત બાદ સ્વૈચ્છિક બંધ પાળવાની જાહેરાત કરવામાં આવતા મુન્દ્રાની તમામ દુકાનો સાજે સાડા સાત થી બંધ થઈ જશે અને સ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે

તેઓ નાટ્ય જગત સાથે વર્ષોથી સંકળાયેલા હતા આકાશવાણી ભુજના પણ તેઓ અગ્રણી કલાકાર હતા વ્યવસાયે બેન્ક ઓફ બરોડાથી સંકળાયેલા હતા આરતી ભદ્દ પ્રસિધ્ધ મંદિરો બંધ કોરોના સંક્રમણની વ્યાપકતાને લીધે સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયા છે તો લોકોના હિતને ધ્યાનમાં લઈને જિલ્લાના નારાયણ સરોવર કોટેશ્વર મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

તદઉપરાંત પ્રસિધ્ધ યાત્રાસ્થળ માતાનામઢ આશાપુ રા મંદિરને પણ પ્રવર્તમાન કોરોના સ્થિતિને ધ્યાને લઈને આવતીકાલથી અયોક્સ સમય સુ ધી યાત્રીકો અને સંક્રમણની દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે એમ માતાનામઢ જાગીર દ્રારા જાહેર જનતાને જણાવાયુ છે તેમજ ઓનલાઈન માતાજીના દર્શન કરાશે આરતી ભદ્દ પાણીની તંગી જિલ્લાના બન્ની વિસ્તારના વાધુ રા ગામથી સમાયાર મિત્ર નાના સાદુએ ફોન દ્રારા જણાવ્યુ હતુ કે ગામમાં દર યાર દિવસે પાણીનું લ્વિરણ થતુ હોવાથી પાણીની તંગી સર્જાય છે